બંને રાજ્યોમાં આગામી શુક્રવારે મતદાન થશે વિવિધ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે ચુંટણીસભાઓને સંબોધી હતી તેલંગાણામાં પણ જુદા જુદા રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ તેમના ઉમેદવારોની તરફેણમાં મત આપવા માટે ચુંટણી પ્રચાર કરી રહ્યા છે

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આજે વિજ્ઞાનના વ્યુહાત્મક ક્ષેત્રોમાં સહાય આપવાની યોજનાને મંજૂરી આપી છે આ હેતુસર સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન એસ ટી

ફંડ રચવાનો નિર્ણય કરાયો છે

આ યોજનાનો અમલ ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા કરવામાં આવશે

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેમાં બદલાવ કરવા અંગેના સમાચારોમાં કોઈ આધાર નથી હાલમાં એલપીજી પર આપવામાં આવતી સબસીડી પહલ યોજના અંતર્ગત સીધા શ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે છે

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડે એ આજે નવી દિલ્હીમાં આ માહીતી આપી હતી તેઓ મહેસૂલ ઇન્ટેલીજન્સ નિદેશાલયના સ્થાપના દિવસના અવસરે સંવાદદાતાઓ સાથે અલગથી વાત કરી રહ્યાં હતાં શ્રી પાંડેએ જજ્ઞાવ્યું કે કરથી આવેલી વધુ રકમને પરત કરવાની પ્રક્રિયાને પહેલાથી વધુ સરળ અને ઓનલાઇન તથા કરદાતાઓ તે અનુકૂળ બનાવવામાં આવશે

તેના દ્વારા ખેતી જમીન પર્યાવરજીય સ્થિતિ વગેરેની તસવીરો મોકલવામાં આવશે અને તે નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર દ્વારા મેળવીને તેનું વિશ્લેષણ કરાશે આ ઉપશ્રહે તેની સૌ પ્રથમ તસ્વીરમાં લખપત અને આજુબાજુના વિસ્તારોનું સ્પષ્ટ ચિત્ર મોકલવામાં આવ્યું છે

કચ્છનું કાશ્મીર એવું અબડાસા તાલુકાનું મુખ્યમથક નળિયા સમગ્ર રાજ્યમાં સૌથી સહિત નગર બની રહ્યું હતું કચ્છ જીલ્લામાં ઓછામાં ઓછું ઉષ્ણતામાન અગિયાર ડીગ્રી સેલ્સિયશ આસપાસ રહેવા પામ્યું હતું તો વધતી ઠંડીના કારણે રવીપાકને ફાયદો થશે તેમ ખેદૃત્વર્ગનું માનવું છે

જયારે આજે જર્મની અને નેધરલેંડ વચ્ચે મેચ રમાશે આશુતોષ અંતાણી ક્રિકેટ પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આજથી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ક્રિકેટ મેયનો એડીલેડ ખાતેથી પ્રારંભ થશે